પ્રધાનમંત્રી ચેન્નાઇ પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ મનાલીની રામનાથપુરમ થોથુકુડ્ડી કુદરતી ગેસ પાઇપલાઇન અને ગૈસોલીન ડિસલ્ફીજનેશન એકમ રાષ્ટ્રને અર્પણ કરશે પ્રધાનમંત્રી નાગપટૃટિનમમાં કાવેરી બેસીન તેલશોધક કેન્દ્રનો પણ શિલાન્યાસ કરશે આ પરીયોજનાઓ શરૂ થવાથી રાજયને સામાજીક અને આર્થિક લાભ થશે આ ઉપરાંત દેશ ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનશે આ પ્રસંગે તમીલનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોફીત રાજયના મુખ્યમંત્રી એદાપદી કે પલાનીસ્વામી અને પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહેશે

જેમાં એન્નોર તિરુવલ્લુર બેંગલોર પુડુચેરી નાગપટૃટિનમ મદુરે તુતીકોરીન કુદરતી ગેસ પાઇપ લાઇન લગાવવામાં આવી છે

ગેસ ક્ષેત્રોથી ગેસનો ઉપયોગ કરવા ઉદ્યોગો અને અન્ય વ્યાપારીક ગ્રાહકોને જથ્થાના રૂપમાં કુદરતી ગેસ વિતરણ કરવામાં મદદ કરશે

જે આઠ પીપીએમ વાળો એકમ છે અને તેને પર્યાવરણને અનુકુળ ગૈસોલીનની ઓછા સલ્ફરનું ઉત્પાદન કરવાવાળો એકમ બનાવાયો છે સાથે તે ઉત્સર્જનને ઓછો કરવામાં મદદ કરશે

આ રાષ્ટ્રીય સોફટવેર એવં સેવા સંગઠન એટલે કે નાસ્કોમનો મુખ્ય કાર્યક્રમ છે

કર્ણાટક સરકાર કર્ણાટક સરકારે બ્રિટન બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓ માટે નિયમ લાગુ પાડ્યા છે આ નિર્ણય દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર અને બ્રાઝિલથી પરત આવેલ એક વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ જણાતાં લેવા માં આવ્યો છે

ટી પી સી આર

સાતમા દિવસે ફરી એકવાર આર

પી સી

ટેસ્ટ કરાવવો પડશે અને જો તે પોઝિટિવ હોય તો હોસ્પિટલમાં દાખલ થવું પડશે

વાતયીત દરમિયાન બોર્ડના સભ્યોએ સરકારને વિચારણા માટ કેટલાંક સૂચનો કર્યા હતા

વીડિયો માધ્યમથી યોજાયેલી બેઠકમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ વૈશ્વિક તથા ઘરેલું પડકારો અને બેન્કોમાં ફરિયાદ નિવારણ પ્રણાલીને સુદૃઢ કરવા સહિત રિઝર્વ બેન્કના કાર્યક્ષેત્રના વિષયો પર સમીક્ષા કરાઈ હતી જે એન્ડ કે રાજદૂત યુરોપ અને આફિકાના રાજ્દ્રતોનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે શ્રીનગર પર્હોચ્યું છે

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પ્રતિભિધિ મંડળ કાશ્મીરના બડગામ જિલ્લાના મગમ વિસ્તારમાં ગયું અને ત્યાં કોલેજ પરિસરમાં નવા નિયુક્ત ડીડીસી સભ્યો અને સરપંયોને મળ્યા પ્રતિનિધિ મંડળ શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય કન્વોકેશન સેન્ટરની મુલાકાતે જશે અને નવા યૂંટાયેલા ડીડીસી પ્રમુખ અને વિવિધ સિવિલ સોસાયટી જૂથો સાથે બેઠક કરશે તેઓ હઝરતબલ દાલ સરોવર અને અન્ય સ્થળોની મુલાકાત લેશે

દૂતોના જૂથ અને વરિષ્ઠ રાજદ્વારીઓ પણ શ્રીનગરની હદમાં હઝરતબલ તીર્થ દાલ તળાવ અને બડગામની એક કોલેજની મુલાકાત લેશે

આ ગતિવિધિમાં નાટોના સંરક્ષણ મંત્રીઓની બે દિવસની બેઠક મળી રહી છે આ બેઠક આજે અને આવતીકાલે ટેલિકોન્ફરન્સીંગ માધ્યમથી યોજાશે જે દરમિયાન સંબંધિત પક્ષો વચ્ચેના પરસ્પર સહયોગનો નવો અધ્યાય શરૂ થવાની સંભાવના છે

આ પ્રસ્તાવોમાં ગઠબંધન દ્વારા સુરક્ષા સંબંધિત પરિસ્થિતિઓમાં ફેરફારના સ્વીકાર માટે આહવાન કરાયું છે જે અંતર્ગત ગ્રીસ બંદરોની ખરીદી ઉપરાંત ચીનની વધતી અસર તેમજ વૈશ્વિક કોરોના મહામારી અને જળવાયું પરિવર્તનના મુદ્દા પર પણ ચર્ચા થશે અમેરિકાની બાઇડેન સરકાર અફધાનિસ્તાન સરકાર અને તાલિબનો વચ્ચે શાંતિ સમજૂતી અંગે પણ સમીક્ષા કરી રહી છે

રશિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રશિયન ફેડરેશનના વિદેશ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય સંગઠનના નિદેશક પીટર ઇલીચેવે કર્યુ હતું વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ મોસ્કોમાં ભારતીય દ્રતાવાસના અધિકારીઓ સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રના સંબંધિત મુદ્દા પર થઈ રહેલી અંગત વાતચીતની પ્રશંસા કરી હતી ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યકાળ દરમિયાન દેશની પ્રાથમિકતાઓ બાબતે જાણકારી આપી હતી બંને દેશો પરિષદના એજન્ડાના મહત્વપૂર્ણ મુદ્દા પર સાથે મળીનેકામ કરવા સહમત થયા હતા

શ્રી હસન આવતીકાલે નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડો

જયશંકર સાથે ઇથોપિયાના દ્રતાવાસમાં નવી ચાંસરી અને આવાસીય પરિસરનું ઉદ્વાટન કરશે શુક્રવારે સાંજે હૈદરાબાદ હાઉસ ખાતે તેઓ વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક યોજાશે

મુચોવાએ બીજા સેટ માં મેડિકલ ચકાસણી પછી ફરી સ્પર્ધામાં ભાગ લીધો હતો

મુચોવા આવતીકાલે જેનિફર બ્રૈડી અને જેસીકા પેગુલા વચ્ચે યોજાનાર ઓલ અમેરિકી મુકાબલામાં વિજેતા થનાર ખેલાડી સામે રમશે તો આ ટુર્નામેન્ટમાં મહિલાઓની સેમિફાઇનલમાં સેરેના વિલિયમ્સનો મુકાબલો નાઓમી ઓસાકા સાથે થશે